આજે નવી દિલ્હીમાં દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના અને સૌભાગ્ય યોજનાના લાભાર્થી ઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકારે માત્ર વીજળીકરણ જ નહીં પરંતુ વીજ વિતરણ વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે

આશુતોષ અંતાણી રાજ્ય વરસાદ રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેનું જોર થોડું ઘટાડ્યું છે

ઉપરાંત અન્ય કેટલાક ડેમમાં નવા પાણીની આવક થઇ હોવાનું જાણવા મળ્યું છે

ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે આ નવી નીતિ આગામી થોડા સમયમાં લાગુ કરાશે અને અયોગ્ય તથા ગેરમાર્ગે દોરતી માહિતી બનાવટી ફોટો દૂર કરાશે ભયજનક ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા માટે ફેસબુક દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે

એચ પટેલની પ્રથમ પુણ્યતિથી નિમિતે જિલ્લામથક ભુજ ખાતે તેમની પ્રતિમાનું આજે સવારે સર્વ ધર્મની બાલિકાઓના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું

પટેલ ની દાયકાઓ સુધી ની નિસ્વાર્થ અને અવિરત સેવાની કદરરૂપે તેમની હોસ્પિટલ સામે જાયન્ટ્સ સર્કલમાં તેમની પ્રતિમા મુકવામાં આવી છે આ પ્રસંગે વિશાળ સંખ્યામાં અગ્રણીઓમહિલાઓ વિવિધ સમાજના લોકોએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે આયોજિત શ્રધાંજલિ સભામાં ભુજના ધારાસભ્ય ડો નીમાબેન આચાર્ય નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકીજીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલજીલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી અને જુદી જુદી સંસ્થાના પ્રતિનિધીઓએ ડો

એચ પટેલની અડધી સદીની નિસ્વાર્થ સેવા ભાવનાને યાદ કરી અંજલી આપી હતી